તેમણે ઉમેર્યું હતું કે નિષ્ફળતા માં પણ એક તક છુપાઈ હોય છે માટે નિરાશા કે હતાશા ની લાગણી ને તમારા દિલોદિમાગ નો કબ્જો લેવા દેશો નહીં પરીક્ષા માં બેસવા સમયે ભય કે તાણ નો અનુભવ ટાળવાની કળા વિદ્યાર્થીઓને શીખવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે પરીક્ષા પે ચર્ચા જેવો કાર્યક્રમ દિલ્લી ના તાલકટોરા સ્ટેડિથમ માં યોજ્યો હતો દેશભર થી આવેલા બે ફજારથી વધુ વિદ્યાર્થી અહી હાજર હતા ઉપરાંત દૂરદર્શન અને આકાશવાણી ના જીવંત પ્રસારણ વડે આખા દેશ ની શાળાઓના વિદ્યાર્થીઓ કાર્યક્રમ સાથે પરોક્ષરીતે જોડાયા હતા અને પરીક્ષા નો ખોફ દૂર કરવાની સમજણ પ્રધાનમંત્રી મોદી પાસે થી મેળવી હતી શ્રીમોદી એ આ પ્રસંગે શૈક્ષણિક અભ્યાસને બહેતર બનાવવા ઉપરાંત વ્યક્તિત્વ ના સર્વાંગી વિકાસ માટે શું શું કરી શકાય તેની વિસ્તૃત છણાવટ કરી હતી માતપિતાને પોતાની મહત્વાકાંક્ષા ઉપર લગામ તાણવાની સલાફ આપતા તેમણે કહ્યું હતું કે તેઓ સંતાન ની નિષ્ફળતાનો હકારાત્મક સ્વીકાર કરતાં શીખે અને તેને સદાય પ્રોત્સાહિત કરતાં રહે વિદ્યાર્થીઓને તેમણે કહ્યું હતું કે સૌ અધિકાર ને બદલે કર્તવ્ય ની અદાયગી પ્રત્યે જાગૃત બને શાળા અભ્યાસ અને જીવન માં ટેક્નોલોજી નો પગપેસારો જાણે અજાણે તમને રોબોટ બનાવી દે નહીં તેનુ ધ્યાન રાખવા શ્રી મોદી એ ભારપૂર્વક કહ્યું હતું ટેક્નોલોજી નો વપરાશ જીવન ના સારથિ તરીકે કરવાની સલાહ આપતા તેમણે કહ્યું હતું કે સૌ રોજ એકાદ બે કલાક ટેકનોલોજિકલ ઉપકરણ થી દૂર રહેવાની ટેવ પાડે અને આ ટેક્નોલોજી મુક્તિ ના સમય નો ઉપયોગ વાંચન લેખન કે મિત્રો સાથે હળવામળવા પાછળ કરે

મોઢેરાનું આ સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતિ તથા સૂર્યના પૂથ્વી ભુમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેના પરિસરમાં આ ઉત્સવ ઉજવાય છે આ બે દિવસ દરમિયાન વિવધ કલાકારો અલગ અલગ નૃત્ય કલાનું રસપાન કરાવશે

હવામાન રાજયભરમાં ઠંડીનું ફરી વળેલું મોજુ થથાવત રહ્યું છે

વી સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું

આજે ખેડૂતને પૂરતી વીજળી મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરીએ ગઈકાલે ધોરાજી ખાતેના વિવિધ માર્ગો માટેના તથા અન્ય પ્રજાલક્ષી વિકાસ સુવિધાઓ માટેના કાર્યોનું લોકાપર્ણ ખાતમૂહૂર્ત કર્યા હતા આ પ્રસંગે શ્રી લંડેરીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વિકાસ કાર્યો માટે રાજય સરકાર કટિબદ્ધ છે અને અનેક વિકાસ કાર્યોના આયોજનથી ધોરાજી પંથકના લોકોની સુવિધા અને સુખાકારીમાં વધારો થશે ફલાવર શો અમદાવાદ રિવરફ્નટ ખાતે યાલી રહેલો ફ્લાવર શો બે દિવસ માટે લંબાવાયો છે

લોકો દ્રારા મળેલા આ અભૂતપૂર્વ પ્રતિસાદના પગલે મ્યુનિસિપલ કમિશનરે ફ્લાવર શો આજે અને ગઈકાલે એમ વધુ બે દિવસ યાલુ રાખવાનો નિર્ણય કર્યો છે આ બંન્ને દિવસે મહિલા બાળકો અને વડિલોને વિનામૂલ્યો પ્રવેશ અપાશે